સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રી ભાગ લેશે તેમના ઉપરાંત નેડાના વરિષ્ઠ નેતા મંત્રી અને આસામની વિવિધ સંસ્થાઓના અધ્યક્ષ પણ સંમેલનમાં ભાગ લેશે પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંમેલન મજબૂત કરવા સંબંધિત મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે તેમજ રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર સહિત અન્ય મુદ્દે પણ ચર્ચા થશે

મુખ્યમંત્રી કે

રાજ્ય મંત્રીમંડળમાં સામેલ કરાયેલા નાણામંત્રી હરીશ રાવ વિધાનસભાના ઉપલા ગૂહમાં પોતાનું પ્રથમ બજેટ રજૂ કરશે

તેમણે લાંબા સમય સુધી તેલ ઉદ્યોગ સાથે જાડાયેલા ખાલિદ અલફલીહનું સ્થાન લીધું છે શેહજાદા અબ્દુલ અઝીઝ આ પહેલા કેટલાય વર્ષો સુધી દેશના ઉર્જા ઉપમંત્રી અને ઉર્જા રાજ્યમંત્રી રહી યૂક્યા છે પહેલીવાર વિશ્વના પ્રમુખ તેલ નિકાસકાર દેશમાં અલ સઉદી પરિવારની કોઈ વ્યક્તિને ઉર્જા મંત્રીનું પદ આપવામાં આવ્યું છે કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રાકૃતિક ગેસ અને ખાતર મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગઈકાલે જેદાહમાં સાઉદી અરેબિયાના નવનિયુક્ત ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલ અજીઝ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર એફએસએલનું સાયબરયુનિટ પણ એક સપ્તાહમાં અંતિમ અહેવાલ રજૂ કરશે તેમણે માહિતી આપી હતી કે પોલીસે તડવીના ફોનમાં મળી ાવેલી સ્યુસાઈડ નોટ પહેલેથી જ સુપરત કરી દીધી છે અને ડીએનએ વિષ્લેષણ બાદ લાગે છે કે તે આત્મહત્યાનો નહીં પણ માનવ હત્યાનો કેસ છે તેમણે વધુમાં માહિતી આપતાં જણાવ્યું કે ઉપનગર કાલીના ખાતેની એફએસએલ તડવીનો દુપદો અથવા લાંબા સ્કાર્ફ સહિતની ઘટના સ્થળેથી એકત્રિત થયેલા વિવિધ નમૂના તપાસી રહી છે જેમાં તેણી પોતાના નખમાં લોહી મોબાઈલ ફોન અને અન્ય સામગ્રીનો આરોપ લગાવે છે

આ યાત્રાનો ઉદ્દેશ્ય આ ત્રણ યુરોપીય દેશો સાથે ભારતના રાજનૈતિક અને આર્થિક સંબંધ મજબૂત કરવાનો છે યાત્રાના પ્રથમ યરણમાં શ્રી કોવિંદ આઈસલેન્ડ પહોંચશે અને ત્યાંના રાષ્ટ્રપતિ ગુડની ટી જ્હોન્સન અને પ્રધાનમંત્રી કૈદ્રીન જૈકબસ્દોતીર સાથે વાતચીત કરશે

ક્ષ્વિત્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ અને ત્યાંના મંત્રીઓ સાથે વિવિધ મુદ્દે યર્યાઓ કરશે

ભારતના કોઈ રાષ્ટ્રપતિની સ્લોવેનિયાની આ પ્રથમ યાત્રા હશે પોતાના પ્રવાસ દરમ્યાન શ્રી કોવિંદ સ્લોવેનિયાના રાષ્ટ્રપતિ બોરૂત પાહોર તથા રાષ્ટ્રીય એસેમ્બલી અધ્યક્ષ સાથે વાતચીત કરશે

આ તોફાન ટોક્યોની ખાડીમાંથી શરૂ થઈને રાજધાની ટોક્યોના પૂર્વ ભાગમાં ચીબા પહોંચ્યું છે

વાહનવ્યવહાર ખોરવાયો છે